વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવાના કરાયેલા ઉપાયો અને સરકારોની પ્રતિક્રિયાની સમીક્ષા માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરી છે

તેમણે કહ્યું કે ભારત સ્વચ્છ ઉર્જા માટે સૌથી આકર્ષક બજાર ગણાય છે તેમણે કહ્યું કે સૌર ઉર્જા આત્મનિર્ભર બનવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવશે અને આ સરકારની પ્રાથમિકતાનું ક્ષેત્ર બની રહેશે પ્રધાનમંત્રીએ વિડીયો લીંકથી ગઇકાલે મધ્યપ્રદેશના રીવામાં એશિયાની સૌથી મોટી સૌર પરીયોજનાનું ઉદઘાટન કર્યુ હતું

જે રાજયની બહાર દિલ્હી મેટ્રોને પણ ઉર્જા પ્રધાન કરશે શ્રી મોદીએ આશા વ્યકત કરી હતી કે આ પરીયોજના બાદ ભારત સ્વચ્છ ઉર્જાનું મોટુ કેન્દ્ર બની જશે રાજયમાં આ સમયે નિમય શાજાપુર છતરપુર અને ઓમકારેશ્વરમાં સૌર પરીયોજનાઓ યાલુ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે ભારત સૌથી આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે અને સ્વચ્છ ઉર્જા માટે ભારત એક આદર્શ બની ગયું છે પ્રધાનમંત્રીએ કહયું કે ભારતે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય સૌર સમિતિની રચના કરી છે

વિશ્વના ઘણા અન્ય દેશોના મૃત્યુદરની સરખામણીએ આ ઘણો ઓછો છે

આરોગ્ય મંત્રાલયે એ પણ નોધ્યુ છે કે ત્રીસ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય મૃત્યુદર કરતા પણ ઓછો મૃત્યુદર છે મણીપુર નાગાલેન્ડ અને દાદરાનગર હવેલી દમણ અને દીવ મિઝોરમ અને આંદામાન નિકોબાર ટાપુ પર તેમજ સિકકીમમાં મૃત્યુદર શુન્ય છે કોવીડથી સાજા થવાનો દર પણ સુધર્યો છે

મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે દિશા નિર્દેશો ધ્વારા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતા વડીલ વૃધ્ધજનો તેમજ બિમાર વ્યકિતઓ પર વિશેષ ધ્યાન ઉપયાર તેમજ વ્યવસ્થા કરવા જણાવ્યું છે મંત્રાલયે એમ પણ કહયું છે કે કોરોના વાયરસના દર્દીઓની સંભાળ અને સારવાર ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે આયુષ્માન ભારત આરોગ્ય અને કૌશલ્ય કેન્દ્રો સાથે સાથે આશા અને એએનએમ કાર્યકર્તાઓના અસરકારક નેટવર્કના કારણે કોરોનાના કેસ ઓળખવામાં મદદ મળી છે

આ પોલીસીમાં કોરોના વાયરસ બિમારી પરનો સારવાર ખર્ચ સામેલ થશે

જેમાં લોકોના આરોગ્ય વીમાની મુળ જરૂરીયાતોને પુરી કરવામાં આવશે અને બધી વીમા કંપનીઓ એક સમાન પોલીસી આપશે

આઇઆરડીએઆઇએ કહ્યું કે આ પોલીસી હોસ્પિટલમાં ભરતી દરમિયાન તેમજ કોવીડના કારણે થયેલી અન્ય બિમારીઓ માટે પણ રહેશે આ આદેશ અનુસાર કેટલીક વીમા કંપનીઓએ સાડા ત્રણ મહિના સાડા છ મહિના અને સાડા નવ મહિના માટે કોરોના કવય પોલીસી શરૂ કરવાની જાહેરાત કરી છે

ગૃહમંત્રાલયે જણાવ્યું કે આવી કોઇ સમીતિની રચના કરવામાં આવી નથી અને લોકોએ આવી ખોટી માહિતી અને સફવાઓ પ્રત્યે સજાગ રહેવુ જોઇએ

અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા બાદ આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે જેમણે કોરોના બાબતે સંસ્થાની ટીકા કરી હતી અને ચીનની કઠપુતળીની જેમ કામ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો

આ સમિતિ નવેમ્બરમાં આરોગ્ય મંત્રીઓની વાર્ષિક બેઠકમાં પોતાનો અંતીમ અહેવાલ રજુ કરશે આવતા વર્ષે મે માસમાં સમિતિ પોતાનો અંતિમ અહેવાલ રજુ કરશે સંસ્થાના વડા ટેડ્રોસ એડનોમ ગેબ્રેસસે કહયું છે કે આ મહામારીએ એક અર્થમાં આપણને સૌને પોતાના ભરડામાં લઇ લીધા છે અને તેનું વ્યાપક મુલ્યાંકન કરવુ જરૂરી છે

કેબીનેટ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતામાં આ વર્ચયુઅલ કાર્યશાળાનું આયોજન કરાયું હતું જેમાં સંબંધિત પક્ષો પાસેથી પરામર્શની પધ્ધતિ સર્વેક્ષણનો ડેટા બહાર પાડતી એજન્સીઓના સંપર્ક રાજયોને શ્રેણીબધ્ધ આપવાના ઢાંચા સુચના જાહેર કરવાનું મંચ અને દેખરેખ તંત્ર પર વિસ્તારપુર્વક યર્યા કરવામાં આવી હતી

કેબીનેટ સચિવે સ્પષ્ટ કર્યુ હતું કે દેખરેખ પ્રક્રિયા માત્ર રેકીંગ સુધારા માટે જ નહી પરંતુ તંત્રને વધુ સારૂ બનાવવા અને સુધારાની ગતી વધારવા માટે છે જેથી મુડીરોકાણ આકર્ષિત કરી શકાય અને ભારત માટે અનુકુળ વૈશ્વિક અળખ બને ઉદ્યોગ સંવર્ન અને આંતરીક વ્યાપાર વિભાગની પહેલથી ભારતમાં વ્યાપાર સુગમતા વધુ સારી બનાવાવમાં મદદ મળશે

તેમણે સલાહ આપી કે આ દરમિથાન લોકો ઘરોમાં કે ઇમારતોમાં રહે તો સુરક્ષિત રહી શકે છે તેમજ ટીન કે ધાતુની છતની નીચે આશ્રય ન લેવો જોઈએ જો ખુલ્લામાં હોય તો લોકોએ સૂવું ના જોઈએ પણ ખૂણામાં સંકોરીને બેસવું જોઈએ વીજળી પડવાથી ઘણા લોકોના મોત થાય છે

ઉત્તર પ્રદેશમાં ગઇકાલથી કેટલાક પ્રતિબંધો લાગુ કરાયા છે